આરોગય સચિવં કહ્યું કે રસી ઉત્પાદકો દ્વારા સ્ટોરેજ કેન્દ્રો ખાતે રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે

વેકસિન અંગે આઈસીએમઆરના મહાનિર્દેશક પ્રો

શીક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ધો

વિદ્યાર્થીઓને શાળાઓમાં મોકલવા માટે વાલીઓની સંમતિ પણ જરૂરી છે

એ નિમિત્ત અજેપાળ મંદીરમાં પૂ ન આરતી અને ગંગા નાકા પાસે ખીલી પૂ નના કાર્યક્રમ યોજાયા હતા અંજાર વિભાગના ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા આપતાં ણાવેલું હતું કે પૂર્વ કચ્છનું આ વડુંમથક એવું કચ્છનું આ શહેર આધુનિક સુવિધા સાથે આગામી દિવસોમાં વિકાસની નવી ગતિ પ્રાપ્ત કરશે

ગઈકાલે જિલ્લામાં દિવસભર ધુમ્મસભર્યુ વાતાવરણ રહેવાની સાથે ઝકાળવર્ષાનો અનુભવ લોકોએ કર્યો હતો તો આજે સૂર્યનારાયણે હાજરી પુરાવતા સવારના ભાગે ઠંડીની ચમક ઓછી જણાઈ હતી નલિયા પ